જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશી કહે છે કે કચ્છમાં કોરોના સંક્રમણ રોકવા માટે સરહદી ગામડા સુધી સામાજિક અંતર જાળવવાની જાગૃતિ આવી છે તેનો શ્રેથ સમજી લોક આગેવાનો ને ફાળે જાય છે

તેમ કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ભુજ કચ્છની યાદીમાં જણાવાયું છે ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પેયજળ પાણી પુરવઠા બોર્ડ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં પાણીની ઉપલબ્ધિ બાબતે ઉદ્વવતી મુશ્કેલી નિવારવા તેમજ પેયજળ પાઇપલાઇન મારફત નિયમિત મળતું રહે તે હેતુસર રાજ્ય કક્ષાએ કન્દ્રોલરૂમ કાર્યરત છે

આ ઉપરાંત એપ્રિલ માસથી નવું શૈક્ષણિક સત્ર શરુ કરવા ને સ્થાને નવું શૈક્ષણિક વર્ષ અગાઉ મુજબ ઉનાળુ વેકેશન પૂટું થયે થી શરૂ કરવાનું રહેશે